ગોલ્ડન કોરીડોર યોજના હેઠળ દેશભરમાં ફોરલેન સિકસ લેન ફલાયઓવર રેલ્વે ઓવરબ્રીજન પણ નિર્માણ કરવામાં આવી રહયું છે

કલ્પના શાહ ટેકસ ક્રેડીટ ઈનપુટ ટેકસ ક્રેડીટ લેતા વેપારીઓ સામે કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્ન ના ઉતર આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું કે રાજયમાં ખોટી ઈનપુટ ટકસ ક્રેડીટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીન મિલ્કત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામા આવશે સરકારની તિજોરીમાં જે ટકસ આપવો જોઈએ તે ટેકસ ન આપે તો તેન શોધવા અને વસુલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે આવા વેપારી અકમોને પકડીન તેમની સામે વ્યાજ દંડ વસુલવા ઉપરાંત રજીસ્ટ્રેશન રદ કરવા તેમના સોફટવેર બ્લોક કરવા ઉપરાંત કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે

આ પરિસ્થિતિન અનુલશ્વીને કેબીનેટ સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા

કલ્પના શાહ હવામાન હોળીનું પર્વ પતી ગયા પછી પણ જિલ્લામાં ટાઢોળું યથાવત રહયું છે

દિવસના ભાગે પણ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી

બોજી તરફ ભારત અને દક્ષીણ આફીકાની ધર્મશાળા ખાતની પ્રથમ વન ડ મેચ વરસાદને કારણે મલતવી રાખવી પડી હતી

લોકોને હાથ ધોયા વગર પોતાના નાક આંખ તથા મોંને ન અડવા તથા જાહેરમાં ન થકેવા અને વારંવાર સાબુથી હાથ ધોવા કે આલ્કોહોલ ધરાવતા સેનેટાઈઝરથી હાથ સાફ કરવા જણાવ્યું છે છીંક કે ઉધરસ ખાતી વખતે નાક અને મોં ઉપર હાથ રૂમાલ અથવા ટીસ્યુ રાખવા જણાવાયું છે